પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું ઉદઘાટન કરશે

કેન્દ્ર સરકારે ફેરીયાઓ માટેની પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના માટે લેટર ઓફ રકમેન્ડેશન અર્થાત ભલામણપત્રના મોડયુલની જાહેરાત કરી છે

આજથી શરૂ થનાર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રમાં વિશ્વના સૌથી મોટા પરિવર્તન અભિયાન સ્વચ્છ ભારત મિશનની સફળ યાત્રા રજૂ કરશે આ કેન્દ્ર ડિજિટલ અને જાહેર પ્રચારથી સ્વચ્છતા અને સંબંધિત પાસાઓ પર માહિતી જાગૃતિ અને શિક્ષણ પ્રદાન કરશે

આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભુષણે તેમના પત્રમાં ઓકસીજન સહિત તાકીદની સેવાવાળી એમ્બ્યુલન્સ સેવા પણ વધુ અસરકારક બનાવવાના નિર્દેશો આપ્યા છે તેમણે એમ્બ્યુલન્સ સેવા કેટલીવાર નકારવામાં આવી તેનું દરરોજ મોનીટરીંગ કરવા અને આ ફરીયાદ સંપુર્ણ પણે નાબુદ કરવા ઉપર ભાર મુકથો છે તેમણે કોવીડનું સંક્રમણ નવા વિસ્તારોમાં ફેલાતુ અટકાવવાને પ્રાથમિકતા આપવાની સુચના આપી હતી તેમણે કોવીડના દર્દીનો મૃત્યુદર ઘટાડવા પરીક્ષણની કામગીરી વધુ સઘન બનાવવા દર્દીને તરત જ એકાંતમાં ખસેડવા શકય તમામ આરોગ્ય સેવા દર્દીને ઉપલબ્ધ કરાવવા ઉપર ભાર મુકથો હતો

શહેરી બાબતોના વિભાગના સચિવ દૂર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું છે કે જે ફેરીયાઓ પાસે ઓળખપત્ર નથી તેમજ વેચાણ માટેનું પ્રમાણપત્ર નથી અને જેમનું નામ આ યોજનાના લાભાર્થીઓની સૂચિમાં નથી તેમના હિતમાં લેટર ઓફ રેકમેન્ડેશન મોડયુલની જાહેરાત કરાઇ છે આ ડીજીટલ પધ્ધતિ અમલમાં આવતા પાત્રતા ધરાવતા ફેરીયાઓ સ્થાનિક સ્વરાજ સંસ્થા પાસેથી લેટર ઓફ રેકમેન્ડેશન મેળવીને પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજનાનો લાભ મેળવી શકશે

ક્રષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે ભારત મધ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના ટોચના પાંચ દેશોમાં સ્થાન ધરાવે છે

જેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા સ્કીલ ઇન્ડિયા ડીઝીટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવી મહત્વપુર્ણ યોજનાઓ યુવાનોને સશકત બનાવવાના ઉદ્દેશ સાથે છેલ્લા પાંચ વર્ષમાં સરકાર ધ્વારા લાવવામાં આવી છે જેનો મુખ્ય લક્ષ્યાંક સશકત યુવાનો થકી સશકત રાષ્ટ્રને નિર્માણ કરવાનું છે કૌશલ્ય નિર્માણની વિવિધ યોજનાઓ ધ્વારા મોટી સંખ્યામાં યુવાનોને ઉદ્યોગોને લગતા કૌશલ્યોના વિકાસ માટે તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ સારી આજીવિકા પ્રાપ્ત કરી શકે છે

બુધવારે થયેલી સામાન્ય ચૂંટણીમાં તેમના પક્ષ અને અન્ય સાથી પક્ષોએ સાંસદમાં બે તૃત્યાંશ બહુમતી મેળવી છે શપથગ્રહણ સમારોફ કોલંબો નજીક એક પ્રાચીન બૌધ્ધ મંદિરમાં યોજાશે

સી મુર્મુને પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાજર રહ્યાં હતા

ઘટના સ્થળે બચાવ કામગીરી દરમિયાન બધા જ ઇજાગ્રસ્ત મુસાફરોને મલ્લપુરમ અને કોઝીકોડની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે

કેરળમાં થઇ રહેલ ભારે વરસાદના લીધે આ દુર્ધટના બની હોવાનું મનાય છે નાગરીક ઉડૃયન મંત્રી હરદીપ સિંહ પુરી પરિસ્થિતિ અને રાહત અંગે તાગ મેળવવા કોઝીકોડ પહોંચી ગયા છે શ્રી પુરી નિષ્ણાંતો તેમજ અધિકારીઓ સાથે વિયાર વિમર્શ કરશે એક ટ્વિટ સંદેશામાં તેમણે જણાવ્યું કે ડીજીટલ વિમાન ડેટા રેકોર્ડર અને વિમાનનો કોકપિટ વોઇસ રોકોર્ડર મેળવી લોવાયો છે

આ સ્થળે આજે સવારથી રાહત અને બચાવ કામગીરી ફરી હાથ ધરાઇ છે જોકે સમગ્ર રાજયની સાથે સાથે અહી પણ ભારે વરસાદ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે ઉત્તર અને મધ્ય કેરળમાં નદીઓ બે કાઠે વહી રહી છે અને નીયાણવાળા ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે

ગઇકાલે રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટીયા ધ્વારા આ જાહેરાત કરાઇ હતી એક સત્તાવાર અખબારી યાદી મુજબ આ ઝુંબેશ માટે તમામ પોલીસ સ્ટેશન એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ અર્થાત માનવ તસ્કરી નિયંત્રણ શાખા પોલીસની વિવિધ શાખાઓ જેમ કે સીસીબી ડીસીબી પીસીબી અને એસઓજી અને ગુમ થયેલા માટેની વિશેષ શાખાનો સમાવેશ કરાયો છે ગુમ થયેલા અને અપહરણ કરાયેલા બાળકોને શોધવા માટે પોલીસ અધિકારીઓને આ ઝુંબેશ દરમિયાન બાળસંભાળ કેન્દ્રોની મુલાકાત લેવા કહયું છે

આ આંદોલનનો પ્રારંભ મુંબઇના ગોવાલીયા ટેંક ખાતેથી થયો હતો આ ઐતિહાસીક ઘટનાની યાદમાં દર વર્ષે આજના દિવસે ઓગષ્ટ ક્રાંતી દિવસ ઉજવવામાં આવે છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સ્વાતંત્રવીરોને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે